પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની એ કહ્યું કૃષિ સુધારા ના ત્રણ નવા કાયદા ખેડૂતોના આર્થિક ઉધ્ધારનો પાયો બનશે

ટકા કાપ મૂકવાનો નિર્ણય સરકારે કર્યો સ્થાનિક વિકાસ ની અગ્રતા લોકો પોતે નક્કી કરે તેવો અભિગમ અપનાવ્યો હોવાનું રૂપાણી સરકારે કહ્યું ત નાબાર્ડ ચેરમેન જી

ચિંતાલા સાથેની બેઠક માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્રામીણ વિકાસ માટે વધુ ભંડોળ માંગ્યું કોરોના સારવાર માટેના ઈજેકશનના કાળાબજારનો વધુ એક ગુનો રાજકોટ પોલીસે નોંધ્યો

તેમણે કહ્યું ખેડૂતોને સશક્ત કરવા માટેનું આ બિલ છે કોંગ્રેસ દ્વારા કૃષિના ક્રાંતિકારી વિધેયકનો વિરોધ નિંદનીય છે

યાદી વધુમાં જણાવે છે કે આ નિર્ણયના અમલને લગતી બાબતોની છણાવટ દરેક શાળાને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મોકલી આપવામાં આવશે

નાક નો સ્પર્શ ટાળો ભીડભાડ થી દૂર રહી

મહાત્મા ગાંધીજીએ આપેલા પંચાયતી રાજવ્યવસ્થાના વિયારનો ગુજરાતે સફળતાપૂર્વક અમલ કર્યો છે મુખ્યમંત્રીએ સુરત પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીઓ તેમજ વિરમગામ અને ધંધૂકાની તાલુકા પંચાયત કચેરીઓના ભૂમિપૂજન અને ધોલેરા તથા ધોધા તાલુકા પંચાયતની નવનિર્મિત કચેરીઓના ગાંધીનગરથી ઇ લોકાર્પણ કર્યા હતા

સીએમ નાબાર્ડ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નાબાર્ડના ચેરમેન શ્રી ચિંતાલાએ ગાંધીનગરમાં બેઠક યોજી હતી જેમાં ગુજરાત સરકાર અને નાબાર્ડના સંબંધો દેશભરમાં શ્રેષ્ઠ છે તેવો મત વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીએ કૃષિ સિંચાઇ ફિશરીઝ અને મહિલા ઉત્કર્ષની યોજનાઓમાં નાબાર્ડની સક્રિય ભાગીદારીથી આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાત સાકાર કરવાની નેમ વ્યક્ત કરી હતી તેમણે ખાસ કરીને કૃષિ અને સિંચાઇ ક્ષેત્રમાં તેમજ મહિલા સશક્તિકરણની પહેલરૂપ એવી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં નાબાર્ડની વધુ સહભાગીતા અંગે ચર્ચા વિચારણા કરી હતી મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન પણ નાણાના અભાવે વિકાસા કામ અટકે નહીં અને નિર્ધારિત લક્ષ્ય મુજબ કામ પૂરા થાય તે દિશામાં રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોમાં નાબાર્ડનું યોગદાન અપેક્ષિત ગણાવ્યું હતું

રાજકોટ કોરોના બોગસ બિલ કૌભાંડ રાજકોટમાં બોગસ બિલના આધારે કોરોના ના દર્દીને આપવામાં આવતા ઈન્જેકશન વેચવાનું વધુ એક કૌભાંડ પકડાયું છે

આ બેઠકમાં તમામ રાજ્યોના નાણામંત્રી તેમજ નાણા વિભાગના અધિકારીઓ જોડાયા હતા કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં દર ત્રણ મહિને આ બેઠક યોજાય છે નર્મદા સુગર ને એવાર્ડ નર્મદા જિલ્લામાં ધારીખેડા ખાતે આવેલ સહકારી ક્ષેત્રના ખાંડ કારખાના નર્મદા સુગરને ઇથેનોલ પ્રોજેક્ટની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય કક્ષાનો ઇન્ડસ્ટ્રીઝ એક્સેલેન્સ એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે

પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે

છોટાઉદેપુર જિલ્લામાં મગફળીનો ખરીદી માટે એ

સી છોટાઉદેપુર ખરીદ કેન્દ્ર નકકી કરવામાં આવેલ છે

તેમજ નોંધણી પ્રક્રિયા દરેક ખરીદ કેન્ત્ર ના એપીએમસી ખાતે તથા ગ્રામ્ય કક્ષાએ વીસીઇ મારફત જ કરવાની રહેશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે પોષણ માસ નિમિત્તે સમગ્ર જિલ્લા માં અનેક પ્રવૃતિઓ યોજાતા તેમાં લાખો સહભાગીઓ જોડાયા હતા